ગાંધીનગર ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને

એસ પી સી દ્વારા ગુજરાતનું ત્રીજું એલ એન જી ટર્મીનલ કાર્યરત

ઊગતી પેઢી સમાન બાળકોને મજબૂત અને સશક્ત બનાવતી ઝુંબેશ સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી યાલશે આ પ્રસંગે તેમણે ખાતરી ઉચ્યારી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા સહી પોષણ દેશ રોશન જેવા સૂત્રને ચરિતાર્થ કરવા માટે ગુજરાત જરાય પાછી પાની નહી કરે

એન એમ

મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે આ કાર્યક્રમમાં રન ફોર પોષણ માં વિજેતા બનેલી કિશોરીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવા સાથે પાલક વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ ઋત્વિજ પટેલે આજરોજ ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા શ્રીકમલમ ખાતે આ જાહેરાત કરી હતી તેમણે ઉમેર્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ભાવનગર ખાતે રેલીમાં જોડાશે શ્રી પટેલે કહ્યું કે કોંગ્રેસ અને વિઘટનકારી તત્વો દ્વારા નાગરિકતા સુધારા કાયદા વિષે લોકોમાં ફેલાવાયેલો ભ્રમ દૂર કરવાની કવાયત યુવા કાર્યકરો આખા રાજ્યમાં હાથ ધરશે ભ્રમ ફેલાવાનું કામ હાથ ધરાયુ તે ભ્રમને દુર કરવાનું કામ યુવા મોર ચો કરશે ગાંધીનગર ખાતેરાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તા

રાજ્યના તમામ મતદાન મથકો તાલુકા અને જિલ્લા મથકોએ મતદાતા દિવસ ભાવપૂર્વક ઉજવાશે યૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને રાજયપાલના ફસ્તે સન્માનિત કરવાનું પણ આયોજન છે

રપ મી જાન્યુઆરી ભારતના યૂંટણી પંચનો સ્થાપના દિન છે

મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે પક્ષના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી વાતયીત કરી રહ્યા છે આજે ગાંધીનગરમાં મીડિયા સાથે વાતચીત કરતા શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય કેતન ભાઈ સ્થાનિક વિકાસ કામો અંગેની ફરિયાદોથી નારાજ હતા અને તેમની સાથે વાતચીત યાલી રઠી છે તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારમાં લોકોના યૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અનેક પ્રશ્નો રજુ કરાતા હોય છે અને તેનો ગંભીરતાથી ઉકેલ લવાતો હોય છે આમ છતાં કેટલાક પ્રશ્નો બાકી રહી જતા હોય છે દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુ વાઘાણી એ જણાવ્યું છે કે તેઓ ધારાસભ્ય કેતન ઇનામદારને ગઈકાલે અને આજે ફરી મળ્યા હતા તેઓ કેટલીક બાબતો અંગે સંવેદનશીલ છે અને પક્ષ દ્વારા તેમની લાગણી ઉપર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભારત પંડ્યાએ એક યાદીમાં આ અંગે જણાવ્યું હતું કે કેતનભાઈની નારાજગીનો પ્રશ્ન એ ભાજપનો આંતરિક મામલો છે અને ટૂંક સમયમાં ઉકેલાઈ જશે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા શ્રી ભરત પંડ્યાએ કહ્યું કે કોંગ્રેસે બફ ફરખાવાને બદલે પોતાનું ઘર સંભાળવું જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતો સંદેશો ધરાવતા આ પોસ્ટકાર્ડના જથ્થાને સાથે રાખી મોડાસા શહેરમાં રેલી કાદવમાં આવી હતી અને આમ જનતાને નાગરિકતા સુધારા કાયદા વિષે જાગૃત કરતો લોક સંપર્ક કરાયો હતો પાટીદાર અનામત આંદોલન સમિતિના ભૂતપૂર્વ સંયોજક અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સાબરમતી જેલમાંથી બહાર આવ્યા બાદ તુરંત તેમની પુનઃ ધરપકડ થઇ છે આજે જેલમાંથી બહાર આવતા જ હાર્દિક પટેલની માણસામાં હિંસા ફેલાવવાના અગાઉના એક કેસમાં પોલીસ દ્વારા તેની પુનઃ ધરપકડ કરાઈ હતી આ અગાઉ થોડા દિવસ પહેલા રાજદ્રોહના એક કેસમાં તેમની સામે બિનજામીન પાત્ર વોરંટ નીકળતા તેમની ધરપકડ કરાઈ હતી અને તેમાં જમીન મળતા હાર્દિક પટેલ આજે જેલમાંથી બહાર આવવાના હતા ગઈકાલે કોઈ ટેકનીકલ કારણોસર તેમને છોડયા નહોતા જાણવા મળ્યા મુજબ પોલીસ દ્વારા તેમને પાટણ જિલ્લાના સિદ્ધપુર માં એક અન્ય કેસની તપાસ માટે પણ લઇ જવામાં આવનાર છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને જામીનપાત્ર ગુનામાં અદાલતમાંથી જામીન મેળવ્યા બાદ જ હાર્દિક પટેલ જેલમાંથી બહાર આવી શકશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે કચ્છમાં દરિયાઈ પરિવહન ઉપરાંત મોટા ઔદ્યોગિક એકમોમાં ચીની લોકોની અવર જવર ખાસ્સી રહેતી હોવાથી કોરોના વાયરસનો પગપેસારો રોકવા માટે આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમારે જણાવ્યું કે કચ્છના અખાતમાં પ્રવેશ કરી કંડલા કે મુંદ્રા પહોચેલા જહાજને દરિયામાં દૂર ઉભું રાખી તેના ક્રૂ મેમ્બરની તબીબી તપાસ કરાય છે અને બધુ સલામત જણાય તો જહાજને જેટી ઉપર લાવી લાંગરવાની છૂટ અપાય છે તેવી જ રીતે મોટા કારખાનામાં ચીનથી આવતા ઇજનેરો કે ટેક્નિકલ સ્ટાફને પણ સરકારી આરોગ્ય તંત્ર દ્વારા તપાસવાનું ફરજિયાત બનાવ્યું છે કચ્છમાં મુંદ્રા ખાતે ગુજરાતનું ત્રીજું એલ એન જી

એસ પી સી દ્વારા કાર્યરત કરાયું છે જેની ક્ષમતા પાંચ એમ

જેટલી છે

લિમિટેડના પ્રેસીડેન્ટ અનિલ જોષીએ જણાવ્યુ છે કે મોરબી વાંકાનેરના સિરામિક એકમો ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક એકમોને એલ એન જી ની સુવિધાઓ પુરી પડાશે

સ્પર્ધા પૂર્ણ થયા બાદ આ સ્પર્ધાના ભાઈઓ બહેનોની કેટેગરીના વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી મોમેન્ટો પ્રમાણપત્રો તેમજ રોકડ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

અમારા પ્રતિનિધિ જણાવે છે કે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી એમ માટે મોકલી આપ્યો છે વન વિભાગના જણાવ્યાનુસાર સિંહબાળના મોતનું કારણ પોસ્ટ મોર્ટેમ રીપોર્ટ આવ્યા પછી જાણવા મળશે પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલ કેન્દ્રિય બાગાયતી પરીક્ષણ કેન્દ્રમાં બીલીવૃક્ષની જાતીનું અદભુત સંશોધન અને સંવર્ધન થઈ રહ્યું છે

સિંઘ જણાવે છે કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારના ખેડૂતોને તેમના વિસ્તારની જમીન અને આબોહવાને ધ્યાનમાં રાખીને ફાયદાકારક નીવડે તેવા પાકો જાતો વિશે માર્ગદર્શન આપવા અને અનુકૂળ જાતો વિકસાવવાના હેતુસર કરવામાં આવી હતી